પ્રાદેશિક સમાયાર હીના મોદી વાંચે છે

આવતીકાલે ઉમેદવારીપત્રો પાછાં ખેચવાનો અંતિમદિવસ દહેજ નજીક બે બાઇક વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત ત પશ્ચિમી વિક્ષોભના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછવાયું વાતાવરણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી રાજકોટમાં સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રમાઇ રહેલી રણજી દ્રોફી ફાઇનલમાં આજે બીજા દિવસે

મંદિરોમાં હીંડોળા તથા ફૂલડોળ ઉત્સવથી ઉજવણી થઇ જયારે લોકોએ રંગોથી રંગીને ફાગણનો ઉમંગ વ્યકત કર્યો હતો શહેરો અને ગામોમાં નાના મોટા સૌએ એકઠા થઇ ધૂળેટીની ઉજવણી કરી હતી કયાંક કેસૂડા અને કયાંક રંગોથી પરરસ્પરને રંગવામા આવ્યા હતા ધૂળેટી રંગ અને ગુલાલના તહેવાર ધૂળેટીની આજે રાજ્યભરમાં આનંદ અને ઉલ્લાસથી ઉજવણી થઇ રહી છે ગઇકાલે રાજ્યમાં ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા ગઇકાલે ફાગણ સુદ પૂનમ હોવાથી દ્વારકા ડાકોર અને શામળાજી સહિતના પ્રાચીન દૃષ્ણ મંદિરોમાં ભક્તોની મેદની ઉમટી પડી હતી રાજાધિરાજ સ્વરૂપે પૂજાતા રાજા રણછોડને હોળીને રંગે રંગવા માટે મંગલા આરતી માટે મંદિરના દ્વાર ખૂલે તે અગાઉથી ભક્તો બહાર એકઠા થઈ ગયા હતા દ્વારકા અને ડાકોર તરફ જવા નીકળેલા પગપાળા સંઘ ગઈ મોડી રાત્રે પહોયવા લગતા બંને શહેરમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતુ એક સમયે આટલી ભીડ એકઠી થઈ હોવાથી પોલિસ તંત્ર દ્વારા જન સલામતી તથા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વાયરસ ના ફેલાવા સામે અગમચેતી ના પગલાં ભરાયા હતા કોરોના વાઇરસ ની સમજણ નો ફેલાવો કરવા માટે ઠેર ઠેર અગમચેતી નો સંદેશો આપતા બોર્ડ લગાવવા માં આવ્યા છે પૂનમ ના દર્શન બાદ વતન પાછા જવા માંગતા પદયાત્રીઓ માટે ડાકોર અને દ્વારકા ખાતે એસ ટી તંત્ર દ્વારા બસની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી

વહેલી સવારથી જ ધુળેટી પર્વ ડોલોત્સવ ને લઇને રાજા રણછોડજી ના મંદિરમાં જય રણછીડ ની ધૂન સાથે લાખોની સંખ્યામાં હરિભક્તોએ શ્રીજીના ચરણોમાં શિશ ઝ્રકાવી નમન કર્યા હતા નિજ મંદિરમાં વિવિધ પ્રકારના રંગોથી ભક્તો પણ હોળી રમતા હતા એક તરફ ભગવાન સાથે રંગોની કેસુડા થી ઉજવણી સાથે આરતીના પણ દર્શન એક અલગ જ નજારો જોવા મળ્યો હતો સમગ્ર ડાકોર આજે ભક્તિમય બન્યું હતું

ધુળેટીના દિવસે આદિવાસીઓએ ફાગ ની પ્રથા જાળવી રાખી હતી અને ધૂળેટીના પર્વ નિમિતે સવારથી જ સૌ એકબીજાને રંગોથી રંગીન કરીને ધૂળેટી ની શુભકામના આપી હતી

ગઇકાલે ઉમેદવારોની ચકાસણી કરવામાં આવી હતી અને આવતીકાલે ઉમેદવારીપત્રો પાછાં ખેયવાનો છેલ્લો દિવસ છે

તેમજ અન્ય ચાર કરોડ કરોડ જેટલી ગ્રાન્ટમાંથી શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ આ બજેટમાંથી પાણીનો નિકાલ પાઈપલાઈન એસટી પીકઅપ સ્ટેન્ડ સહિત તેમજ બાંકડા સહિતના કામો હાથ ધરવામાં આવશે

જયારે અન્ય બે ઇજાગ્રસ્ત બન્યા છે

તાપીમાં ઉચ્છલના વણઝરી ભીંતખુર્દ ગામે એક ગોઝારી ઘટના બની છે

જેમાથી છ જણને બયાવી લેવાયા છે અને પાંચ વર્ષની બાળકી એલીશાનો મૃતદેહ મળ્યો છે ઉચ્છલ પોલીસે સ્થાનિક તરવૈથાઓની મદદ લઇ અન્ય લોકોને શોધવાનો પ્રયાસ હાથ ધર્યો છે

ટીની વોલ્વો બસ પલટી ખાઇ ગઇ હતી

રાજ્યમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સૌરાષ્ટ્રના દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથ તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ફળવો વરસાદ થવાની શકયતા છે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સુક્ર રહેશે કમોસમી વરસાદથી ખેડૂતોમાં ફરી ચિંતા પ્રસરી ગઇ છે ઘઉં બટાકા સહિતના પાકીને નુકસાન થવાનો ભય ખેડૂતો સેવી રહ્યા છે આજે સમગ્ર ડાંગ જિલ્લા માં પણ વાતાવરણ વાદળ છાયું જોવા મળે છે સાથે કાળા ડિબાંગ વાદળી ઘેરાયા છે અને પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના છે